સી ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ પોલીસ સામાન્ય વહિવટ વિભાગ શિક્ષણ વિભાગની ઉચ્યસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં યોજેલી ઉચ્યસ્તરીય બેઠકમાં જે નિર્ણયો કર્યા છે તે મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ પરિણામ જાહેર થવાના બાકી હતા તેવી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી પાંચ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ ભરતી એજન્સીઓ વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી અને પ્રાથમિક પરિક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો હતો

પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે મૂળી તાલુકાના ટીડાણા ગામના શિક્ષક મહિપાલસિંહ જેતાવતને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

મોરબીમાં શિક્ષકદિન નિમિત્ત મોરબીની વી સી ટેકહાઇસ્કુલ ખાતે યોજાયેલા સમારોહમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું

અરવલ્લી જિલ્લા કક્ષાનો શિક્ષણ દિન કાર્યક્રમ મોડાસાની સર્વોદય હાઇસ્કુલ ખાતે યોજાયો જેમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી ડી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક દિન કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના ચાર જ્યારે તાલુકા કક્ષાના આઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી ડી ડી

શ્રી દેવવ્રતે રાજ્યના સૌ નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો મુખ્યમંત્રીશ્રીએ તેમની સાથે સહજ સંવાદ કરીને ગુરૂજનો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન પ્રદાન કર્યુ હતું

ભૂકંપનું કેન્દ્રબિંદ મહારાષ્ટ્રના પાલઘર નજીક હતું ભૂકંપના આંચકાને કારણે કોઇ નુકશાન થવા પામ્યું નથી

ધારીમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડુતો ચિંતિત બન્યા છે તેમજ લાઠી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો